ચૂંટણી પંચે ચૂંટણી ઢંઢેરાને આદર્શ આચાર સંહિતાનો ભાગ ગણવાનો નિર્ણય કર્યો છે

એવી જ રીતે એક થી વ્યુ તબક્કાની ચૂંટણીમાં તમામ તબક્કાઓની પહેલાના પ્રતિબંધીત સમગયાળામાં ચૂંટણી ઢંઢેરો જાહેર કરી શકાશે નહીં

જયદીપ વેશ્નવ ગાંધીનગર બેઠક આજે ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તથા લોકસભા ચૂંટણી પ્રભારી શ્રી ઓમ માથુર મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં લોકસભા ચૂંટણી સમિતિની બેઠક મળી છે આજથી ત્રણ દિવસ ચાલનારી બેઠકમાં લોકસભાના નિરીક્ષકો અને જિલ્લા સંકલન સમિતિ સહિત મુખ્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં ઉમેદવારો અંગે ચર્ચા વિચારણા થશે

ભુજમાં અછત રાહત બેઠક ગઇ કાલે ભુજ ખાતે જિલ્લા કલેક્ટર શ્રીમતી રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને યોજાયેલી અછત રાહત સમિતિની બેઠકમાં પીવાના પાણીની પરિસ્થિતિ ઢોરવાડા તેમજ પાંજરાપીળ ગૌશાળાઓમાં પશુઓની નિભાવણી અંગે સમીક્ષા કરાઇ હતી આ બેઠકમાં કલેક્ટરે ધાસડેપી પર ધાસકાર્ડ ધરાવનારને જ તેમની રૂબરૂમાં ધાસનું વિતરણ કરાય તેવી સુયના આપી હતી પાંજરાપોળ ગૌશાળા ઢોરવાડાના નિયમિત યૂકવણા થાય અને તેની તપાસણીના પ્રગતિ અહેવાલ સંબંધિત વિગતોની ઓનલાઇન ડેટા એન્દ્રી કરવા બાબતે પણ અધિકારીઓ સાથે યર્યા કરવામાં આવી હતી જયદીપ વેશ્નવ દાદર એક્સપ્રેસ રેક પશ્ચિમ રેલવે દ્વારા કચ્છથી મુંબઈ વચ્ચે સપ્તાહમાં ત્રણ દિવસ દોડતી ભુજ દાદર એક્સપ્રેસની રેક અપગ્રેડ કરાયા બાદ કચ્છની એસી એક્સપ્રેસ ટ્રેન પણ આધુનિક રેક સાથે દોડાવવા નિર્ણય લેવાયો છે જેના પગલે ભુજ બાન્દ્રા એસી સુપરફાસ્ટ દ્રેન બાન્દ્રા ટર્મિનસથી અત્યાધુનિક રેક સાથે રવાના કરાઇ હતી નવા કોયમાં પ્રવેશદ્વાર અને શૌચાલયોની અલગ અલગ ડિઝાઈન બનાવવામાં આવી છે શૌયાલયો સૂકા રહે તે માટે પોલીમરાઈડ ફલોરિંગ કરાયું છે તેમજ ઉપરના બર્થ ઉપર યડવામાં સરળતા રહે તે માટે સીડી લગાવાઇ છે

મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી સહિતના સંતોના હસ્તે કલેક્ટર રેમ્યા મોહનને આ ચેક આપવામાં આવ્યો હતો આ તકે કલેક્ટરે મંદિરના કાર્યોની સરાહના કરી હતી

આ હેતુથી નાગરિકોએ ગુગલ પ્લે સ્ટોર પરથી ઓનલાઇન એપ્લીકેશન માટેની એપ મોબાઇલમાં ડાઉનલોડ કરવાની રહેશે આ એપ્લીકેશન માધ્યમથી નાગરિકો લાઇવ વિડિયો અથવા તસવીરો સ્વરૂપે ફરિયાદ કરી શકશે